રાજ્યની તમામ ખાનગી અને સરાકારી શાળાઓને આ સું યનાનો અમલ કરવાનો રહેશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વિધાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદેશથી આ નિર્ણય કરવામાં આવ્યો છે

ગઈકાલે પણ જ્યારે યાત્રીઓ સવારે વાડા ગામ આવી પહોંચ્યા ત્યારેજિલ્લા વહીવટી તંત્ર સાથે ગામલોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આરતી ભદ્દ રસીકરણ કેન્દ્ર સરકાર દ્રારા દેશવ્યાપી રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવા મહત્વના પગલા તરીકે કેન્દ્ર સરકારે આ મહિનાના તમામ દિવસોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રકના કોવિડ રસીકરણ કેન્દ્રોને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર દ્રારા જણાવાયુ છે કે સરકાર દ્રારા જાહેર કરેલી સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દ્રોમાં કોવિડની રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવાયુ છે

ઉલ્લેખનીય છે કે

તેમના સંદેશમાં શ્રી કોવિંદે કહ્યું કે આ તહેવાર ઇસા મસીહના પૂ ર્નજીવનના ઉપલક્ષ્યમાં આખા વિશ્વમાં શ્રધ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાય છે